પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં આ જાહેરાત કરતા જણાવ્યું કે રાજયો તથા તમામ હસ્સેદારો સાથે સઘન ચર્ચા બાદ લોકડાઉન વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર આ અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા આજે જાહેર કરશે તેમણે ઉમેર્યં કે નવી માર્ગદર્શિકા બનાવતી વખતે ગરીબો તેમજ રોજિંદા કામદારોનું વિશેષ ધ્યાન રખાઈ રહ્યું છે તેમણે કહ્યું કે લોકોને અનેક મુશ્કેલીઓ હોવા છતાં દેશ કોરોના સામેની લડાઈમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે

પ્રવર્તમાન કોરોના વાયરસની સ્થિતિને પગલે જાહેર થયેલા લોકડાઉનની સ્થિતિમાં રાજ્યભરના માર્કેટયાર્ડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ બંધ હતી તો હવે સ્થાનિક પરિસ્થિતિ અને સુદ્રઢ આયોજન અનુસાર ફરી શરૂ કરી દેવાના દિશા નિર્દેશો તેમણે આપ્યા છે આ માર્કેટ યાર્ડ બજાર સમિતિઓના સંચાલન અને કામકાજમાં સોશ્યલ ડિસ્ટંસિંગ જળવાય અને કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તેની ખાસતકેદારીઓ રાખવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે આ હેતુસર જિલ્લાકક્ષાએ જિલ્લા રજીસ્ટ્રારની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે લોકડાઉનના સમયગાળામાં રવિ સિઝન બાદ ખેડૂતોના પડી રહેલા ખેતઉત્પાદનને કારણે આર્થિક સંક્રમણ ભોગવવી પડતી હતી તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લા કક્ષાની સમિતિ માર્કેટ શરૂ કરવાના તમામ આયોજનની ખાત્રી કર્યા બાદ તારીખ નક્કી કરીને માર્કેટ યાર્ડ શરૂ કરાવાશે બજાર સમિતિએ ખરીદીની પ્રક્રિયા માટે અગાઉથી જ ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

જનરલ હોસ્પિટલમાં ચાર પોઝિટીવ ઉપરાંત ત્રણ શંકાસ્પદ દર્દી દાખલ છે કુલ્પના શાહ કચ્છના ખેડૂત લોકડાઉનની સ્થિતિ વચ્ચે કચ્છના ખેડૂતો માટે સારા સમાચાર છે

આ અંગેની જાણ પણ મેસેજ દ્વારા ખેડૂતને કરાશે અત્રે યાદ અપાવીએ કે કપાસ અને એરંડા લાંબા ગાળાના પાક છે જેનો વિમો મે મહિના પછી મંજૂરો થતો હોય છે